ફવામાન વિભાગના પુર્ણ સંકલન સાથે રાજયસરકાર દ્રારા તમામ ગતિવિધિ પર ચાંપતી નજર અને સાવચેતના પુરતા પગલા લેવાઈ રહ્યા છે ત્યારે ગુજરાત મહેસુલ વિભાગના અધિક સચિવ પંકજકુમારે નાગરિકોને કોઈપણ જાતનો ભય મનમાં ન રાખવાની અપીલ કરી ફતી તો જિલ્લા કલેક્ટર રેમ્યા મોફને ટ્વીટ કરી લોકોને ટપાર્યા ફતા કે સોશિયલ મીડિયામાં વાવાઝોડા વિશે જોક્સ મુકવાને બદલે વાસ્તવિક ખતરાના પ્રતિકાર માટે સૌ તૈયાર થાય દરમ્યાન અબડાસામાં વાવાઝોડાની અસર થાય ત્રણ કલાકમાં જ ત્યાના લોકોને સ્થળાંતરિત કરવા ચાર ટીમ તૈયાર રમાઈ હોવાનું નખત્રાણાના પ્રાંત અધિકારી શ્રી ઝાલાએ જણાવ્યુ હતું કચ્છના દરિયાકિનારે કંડલામાંડવીનલિયા ખાતે એન ડી આર એફ ટીમ તૈનાત રખાઈ છે દરિયાકિનારે પ્રવાસીઓ અને દરિયામાં માચ્છીમારો માટે પ્રતિબંધ લાદી સમગ્ર કચ્છમાં અગમચેતીના પગલા શરૂ થઈ ચુક્યા છે સમગ્ર કચ્છ જીલ્લામાં પવનની ઝડપના કારણે ધુળીયો માફોલ રફેવા પામેલ છે દરમિયાન ગઈકાલે સાંજે અમારા સમાચાર મિત્ર શિવજી આફીરે ટેલિફોનીક માહિતીમાં જણાવ્યુ હતું કે અંજાર તાલુકાના નગાવલાડીયા ગામે છાંટા સાથે વરસાદી માફોલ જામ્યો હતો

અત્રે ઉલ્લેખનીય છે લોકસભાની ચુંટણીમાં રાજયસભાના સભ્યો ગત ચુંટણીમાં લોકસભા સાંસદ તરીકે ચુંટાઈ આવતા તેઓ રાજયસભાના સભ્યપદેથી રાજીનામા આપ્યા ફતા તેવા ગુજરાતમાં અમિત શાફ સ્મૃતિ ઈરાની બિફારમાં રવિશંકર પ્રસાદઓરિસ્સાની અચ્યુત સામંત પ્રતાપ કેસરી થાદવ અને સૌમ્યરંજક પટનાયકની બેઠકો ખાલી થઈ છે

જાગૃતિ વકીલ ડોક્ટર્સ હડતાળ કોલકતામાં ડોક્ટર્સ પર ફિંસક ફ્મલાની ઘટના વિરોધમાં તથા ફિંસક ઘટના સામે રક્ષણ મળે તે માટે પશ્ચિમ બંગાળમાં ફડતાળ પર ઉતરેલા તબીબોએ બીજીવાર કરાયેલ વાતચીતનો પ્રયાસ ફગાવી દીધો છે ત્યારે ઠેર ઠેર વિરોધી દેખાવો બાદ પશ્ચિમ બંગાળાના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તબીબોની તમામ માંગણી સ્વીકારી લીધાની જાહેરાત કરી હતી પણ તબીબોની સંયુક્ત ફોરમે એવુ જણાવ્યુ ફતુ કે તેમને સરકાર તરફથી કોઈ પ્રમાણિક પફેલ કરાઈ નથી તેથી ફડતાળ જારી રહેશે

સૌથી રસપ્રદ વાત એ છે કે વલ્ડકપમાં અગાઉની મેચોમાં પાકિસ્તાન કદી ભારત સામે જીતી શક્યુ નથી ત્યારે આજે વિરાટ કોફલીના નેતૃત્વમાં ભારતીય ટીમ એ રેકોર્ડ જાળવી રાખશે કે કેમ તે બાબત મફત્વપૂર્ણ છે